રાજ્યભરમાં આજે નમામિ દેવી નર્મદે મહોત્સવ ઉજવાશે

રાજ્ય સરકારે ડિજીટલ સ્ટેમ્પીંગ પદ્ધતિને અપનાવવાનો નિર્ણય કર્યો

બી

એ શાળાની ફી વીમા પ્રિમીયમ સહિત વિવિધ કરોની ચૂકવણી માટે ભારત બિલ ચૂકવણી વ્યવસ્થાના કાર્યક્ષેત્રમાં વધારો કર્યો

આ ઐતિહાસિક ક્ષણની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરમાં આજે નમામિ દેવી નર્મદે મહોત્સવ યોજાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડીયા ખાતે યોજાનારા મુખ્ય સમારોહમાં ઉપસ્થિત રહી નર્મદાના નીરના વધામણા કરશે

તેમજ સ્વચ્છતા જાળવવા સંદર્ભે અને પર્યાવરણની જાળવણી માટે યોજાનાર વુક્ષારોપણના કાર્યક્રમો યોજાશે કેવડિયા ખાતે યોજાનાર આ મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાલી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહીને નર્મદા નીરના વધામણા કરશે પ્રધાનમંત્રી વડિયા ખાતે આકાર લઇ રહેલી પ્રવાસન પ્રવૃત્તિઓને વેગવાન બનાવવા વિવિધ પ્રોજેક્ટ્સ રિવર રાફટીંગ જંગલ સફારી પાર્ક બટરફલાય ગાર્ડન એકતા નર્સરી વિશ્વવનની મુલાકાત લઇને ગરૂડેશ્વરના દત્ત મંદિરમાં પૂજા અર્ચન કરીને જાહેર સભાને સંબોધન કરશે ઉલ્લેખનીય છે કે બે દિવસની ગુજરાતની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી મોદીનું ગઇકાલે રાત્રે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય રૂપાલી તથા મંત્રીમંડળના સભ્યોએ અમદાવાદ વિમાનમથકે સ્વાગત કર્યું હતું રાજ્યભરમાં તમામ જિલ્લા મથકોએ મંત્રીમંડળના સભ્યો સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં નર્મદા મહોત્સવના કાર્યક્રમોનું આયોજન કરાયું છે એટલું જ નહી તમામ જિલ્લા પંચાયત સીટ દીઠ નમામિ દેવી નર્મદે મહોત્સવમાં વિવિધ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે

આ સાથે મહાઆરતી પ્લાસ્ટીક મુક્ત અભિયાન અંતર્ગત સ્વચ્છતાનો કાર્યક્રમ અટલ ઘાટ ખાતે વૃક્ષારોપણ પણ કરાશે તંત્ર દ્વારા પાણીની રમતો તથા બોટ શોનું પણ આયોજન કરાયું છે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિત ધારાસભ્યો ધાર્મિક સંસ્થાઓના વડા સંતો મહંતો સ્વૈચ્છીક સંસ્થાઓ તથા નાગરીકો આ કાર્યક્રમમાં ભાગ લેશે પંચમહાલ જિલ્લાકક્ષાનો કાર્યક્રમ ગોધરાના ત્રિમંદિર ખાતે યોજાશે જેમાં સ્વચ્છતા રેલી સામૂહિક સફાઇ કાર્યક્રમો બાદ નર્મદા કેનાલ પર નર્મદા નીરના વધામણા કરાશે ભાવનગર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મહુવા તાલુકાના વડલી ગામે ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે યોજાશે આ કાર્યક્રમમાં મંત્રીશ્રી વિભાવરીબેન દવે અને સંતશ્રી મોરારી બાપુ ઉપસ્થિત રહેશે નમામિ નર્મદેની ઉજવણી અંતર્ગત ભૂજ ખાતે જિલ્લાકક્ષાનો સમારોહ યોજાશે જેમાં હમીરસર તળાવમાં નર્મદા નીરનું પૂજન કરાશે આ પ્રસંગે નર્મદા સરદાર સરોવરને લગતી ફિલ્મો દર્શાવાશે બાળકોને મેઘલાડુનું વિતરણ કરાશે

આ અંગે વધુ માહિતી આપે છે અમારા પ્રતિનિધિ

ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગઇકાલે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં ભાજપના વરિષ્ઠ આગેવાન સુરેન્દ્રકાકાના હસ્તે પ્રધાનમંત્રી મોદીના જીવનકવન પર આધારીત પ્રદર્શન ખુલ્લુ મુકાયું આ પ્રદર્શનીમાં શ્રી મોદીના જીવન તથા મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકે તેમણે લીધેલા નિર્ણયોની ગાથા તથા પ્રસંગોનું સચિત્ર નિરૂપણ કરાયું છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાષ્ટ્રીયક્રત બેન્કોને પરંપરાગત વિચારસરણીમાંથી બહાર આવી ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસથી સહાય ધિરાણ સરળીકરણ માટે આહવાન કર્યુ છે

ઇઝ ઓફ ડૂઇંગને કારણે સરળીકરણ થવાથી વિકાસની સ્પર્ધા એટલી તીવ્ર થઇ ગઇ છે કે પ્રરતો સમર્થન અને લાંબો દ્રષ્ટિકોણ ન હોય તો વિકાસ શકય નથી બેન્કોએ આ દ્રષ્ટિથી એવી વ્યવસ્થાઓ ઊભી કરવી પડે કે કેન્દ્ર રાજ્ય સરકારોની વિવિધ યોજનાઓનો લાભ તેમના મારફતે છેલ્લામાં છેલ્લા માનવી સુધી પહોચે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે આ પ્રસંગે જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ બેન્કીગ સેવાઓનો વ્યાપ નાનામાં નાના માનવી સુધી પહોચે તે માટે પાંચ હજારથી વ્ધ વસ્તીવાળા ગામોમાં બેન્કની શાખાઓ શરૂ કરવાનો લક્ષ્ય રાખ્યો છે ગુજરાતમાં બેન્કો વ્ધુ શાખાઓ શરૂ કરી આ સંકલ્પમાં સૂર પૂરાવે તે અપેક્ષિત છે

મહેસિલ મંત્રીશ્રી કૌશિક પટેલે કહ્યું છે કે પહેલી ઓક્ટોબરથી ફીઝીકલ સ્ટેમ્પ સેવા બંધ થતા નાગરીકોને સ્ટેમ્પ મેળવવામાં કે સ્ટેમ્પ ડ્યુટીની ચૂકવણીમાં કોઇ તકલીફ ના પડે તે માટે ઈ સ્ટેમ્પીંગ સુવિધા મોટાભાગે નાણાકીય સંસ્થાઓમાં ઉપલબ્ધ કરવામાં આવશે

સુપ્રિ

ડિઝીટલ સ્ટેમ્પીગના ફાયદા જણાવતા મંત્રીશ્રી પટેલે ઉમેર્યુ કે નાગરિકોને જ્યારે સ્ટેમ્પ ડ્રયૂટીની ચુકવણી કરવાની હોય ત્યારે ડિઝીટલ સ્ટેમ્પીંગના ઓથોરાઈઝડ કેન્દ્રો ઉપરથી જરૂરી રકમની સ્ટેમ્પ ડ્રયૂટીની ચુકવણી કરીને જરૂરી રકમનું ડિઝીટલ સ્ટેમ્પ સર્ટીફીકેટ મેળવી શકશે આ સર્ટીફીકેટની ખરાઇ ઓનલાઇન તેમજ મોબાઇલ એપ કરી શકાશે જેથી છેતરપીંડી કે ડુપ્લીકેશનો અવકાશ રહેશે નહીં રિઝર્વ બેંકે ગ્રાહકોના હિતોને ધ્યાનમાં લઇને અવાર નવાર ચુકવવા પડતા બીલોને આવરી લેવા માટે ભારત બીલ ચુકવણી વ્યવસ્થા બી

આ બીલોમાં શાળાની ફી વીમા પ્રિમીયમ અને મ્યુનીસીપલ ટેક્સ વગેરેનો સમાવેશ કરાયો છે

વ્યવસ્થા હેઠળ ડી

એચ સેવા વીજળીબીલ ગેસ ટેલીફોન અને પાણી જેવી પાંચ સુવિધાઓના બીલોની ચુકવણી કરી શકાતી હતી ભારતીય રિઝર્વ બેંકે બી

ના કાર્યક્ષેત્રને વિસ્તૃત બનાવવા અંગેનો પરિપત્ર ગઇકાલે જારી કર્યો છે

ભારતીય રાષ્ટ્રીય ચૂકવણી નિગમ એન

હેઠળ કામગીરી કરે છે આ સંકલિત સેવા દ્વારા ગ્રાહકો ઓન લાઇન પધ્ધતીથિ તેમજ એજન્ટોના માધ્યમથી બીલોની ચુકવણી કરી શકે છે આ વ્યવસ્થામાં અનેક માધ્યમોથી ચુકવણી કરી શકાય છે તથા ચુકવણીની પ્રષ્ટિ તરત જ મેળવી શકાય છે આણંદ સ્થિત નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એન ડી ડી

દ્વારા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી અંતર્ગત પોષણ માસ જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરાયો છે